હર્ષવર્ધન આજે ગાંધીનગરમાં રાષ્ટ્રીય સ્તરના આરોગ્ય પરિસંવાદને ખુલ્લો મુકશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધન આજે ગાંધીનગર ખાતે યોજાનારા રાષ્ટ્રીય સ્તરનો આરોગ્ય પરિસંવાદને ખુલ્લો મુકશે

નેશનલ હેલ્થ મિશન હેઠળ યોજનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ હાજર રહેશે અને આમ આદમીને ઉપયાર માટે ગુજરાતે આપેલી મદદ વિશે ચર્યા કરશે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર આરોગ્ય માટે સુચવેલા પગલા કેટલા સફળ રહ્યા તેની ચર્ચા અહીં વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રી કરશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જુનાગઢ શહેરમાં ગ્રોફેડ પાસે નવું મીટરગેજ રેલવે સ્ટેશન બનાવવા અંગે કેન્દ્ર સરકારને રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે શ્રી રૂપાણીએ આ અંગેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મંજૂરી માટે મોકલીને તેના ફોલોઅપની સૂચનાઓ આપી છે જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા મીટરગેજ રેલવે સ્ટેશનના કારણે થતી ટ્રાફિકની સમસ્યાનો નિવારણ કરવા આ સ્ટેશનને શિફ્ટ કરી ગ્રોફેડ પાસે નવું સ્ટેશન બનાવવાનો નિર્ણય કરાયો છે નવા સ્ટેશન માટે કેન્દ્ર સરકારની મંજૂરી મળતા જુનાગઢના વર્ષો જૂના ટ્રાફિક જામના પ્રશ્નનો અંત આવશે અને શહેરના વિકાસની દિશા ખુલશે ઉલ્લેખનીય છે કે જુનાગઢના મધ્યમાંથી પસાર થતી જુનાગઢ વિસાવદર મીટરગેજ રેલવે લાઈનના રૂટમાં વચ્ચે નવ જેટલા રેલવે ફાટક આવે છે જેના લીધે નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યા ઉભી થાય છે જૂનાગઢ શહેરમાં આડત્રીસ હજાર ચોરસ મીટરમાં નવા કોર્ટ બિલ્ડીંગના નિર્માણનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નવુ ન્યાય ભવન લેન્ડ સ્કેપીંગ ગ્રીન બિલ્ડીંગ ઇકોફેન્ડલી કોન્સેપ્ટ સાથે નિર્માણ થવાનું છે પાર્કિંગ માટે પૂરતી ખુલ્લી જગ્યા અને સૌરઉર્જાના ઉપયોગનો કોન્સેપ્ટ આ નવા નિર્માણ થનાર કોર્ટ સંક્રલમાં આકર્ષણ બનશે અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ શહેરના નાગરિકો અને વકીલોની વર્ષો જૂની માંગણીને ધ્યાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો હતો તાજેતરમાં મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક થોજી હતી તેમાં આ નવા ન્યાય ભવનના નિર્માણનો નિર્ણય કરવામાં આવ્યો હતો કેન્દ્રીય વસ્ત્ર તથા મહિલા બાળવિકાસમંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું છે કે શાળા કોલેજનું શિક્ષણ આપતી સંસ્થાઓની ખીલવણી સંસ્કારધામ તરીકે કરવાની પરંપરા ગુજરાતની બેનમૂન ઓળખ છે ભાવનગર ખાતે આયોજીત મહિલા ઉત્કર્ષમંચમાં હાજર દશ હજારથી વધુ દિકરીઓ સમક્ષ બોલતા શ્રીમતી ઇરાનીએ આમ કહ્યું હતું તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે વડીલોને માન બહેન દિકરીઓને સન્માન અને મોટેરાઓની આજ્ઞાનું પાલન જેવી ત્રણ બાબત આદર્શ ક્રટુંબની આધારશિલા સમાન હોય છે અને ગુરૂકૂળ જેવી સંસ્થા આ તમામ ગુણનું સિંચન બાળમાનસમાં કરતી હોય છે વંચિતોના ઉત્થાન માટે મોદી સરકારે ખૂબ ધ્યાન આપ્યું હોવાની વાત પણ તેમણે કરી હતી

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિએ આ માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં દર્દીઓને ગુણવત્તાસભર અને નિયમિત સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે સઘન પ્રયાસો હાથ ધર્યા છે જેની રાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવામાં આવી છે રાજ્યમાં અત્યાર સુધીમાં અઠ્ઠાવીસ આરોગ્ય સંસ્થાઓને રાષ્ટ્રીય કક્ષાના માપદંડ સિદ્ધ કરવા બદલ કેન્દ્ર સરકાર દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે

જેમાં રાજ્યની યાર જિલ્લા હોસ્પિટલ છવ્વીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ત્રણ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનો સમાવેશ થાય છે

કપરાડા તાલુકામાં એકસોથી એકસોદશ ઇંચ જેટલો અઢળક વરસાદ થતો હોવા છતાં અહીં પાણીની તંગી કાયમ રહે છે ટેકરીઓના ઢોળાવ ઉપર વરસેલું પાણી વહી જતું હોવાથી નાના ખેડૂતો જીવન નિર્વાહ જેટલું અનાજ પણ માંડ પકવી શકે છે પરિણામે રોજીરોટીની તલાશમાં શહેર તરફ સ્થળાંતર મોટાપાયે થાય છે દમણગંગા અને કોલક નદીના વહેણમાં ભળવા નિકળતી તેની શાખા પ્રશાખાને નાથવાનો આ પ્રોજેકટ આદિવાસી પંથકની કાયાપલટ કરી દેશે સંસ્કૃત ભારતી સંગઠનનાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો ગોપબંધુ મિશ્રની વરણી થઈ છે વિશ્વે સંસ્કૃત ધ્યેય વાકય લઇને ચાલતા સંસ્કૃત ભારતી સંગઠન દ્વારા નવી દિલ્લી ખાતે તાજેતરમાં સંસ્ક્રત વિશ્વસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ વિદેશમાંથી હજારો સંસ્કૃત પ્રેમીઓએ ભાગ લીધો હતો વિશ્વ ફલક પર સંસ્કૃત માટે કાર્ય કરતી સંસ્કૃત ભારતીનાં આ કાર્યક્રમમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનાં માનનીય ક્રલપતિશ્રી પ્રો

રાજ્યમાં આદિવાસી બહ્વસ્તી ધરાવતાં જિલ્લાઓમાં ગઇકાલે બિરસા મુંડા જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બિરસા મુંડાની તસવીરને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી તથા બિરસા મુંડાના જીવન અને તેમના કાર્યો વિશે યુવા વર્ગને માહિતી આપવામાં આવી હતી પાટણ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે શહેરના વાલ્મિકી આશ્રમ ખાતે એક દિવસીય મહિલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત આગેવાનોએ સમાજને જાગૃત શિક્ષણ અને સંગઠિત બની વધુને વધુ શિક્ષણ મેળવવા તેમજ વ્યસનો અને કુરીવાજો છોડવા અનુરોધ કર્યો હતો આ શિબિરમાં આદિવાસી ભીલ સમાજની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી શિબિરના પ્રારંભમાં બિરસા મુંડાની તસવીરને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી ભાવનગરના ચિત્રકુટ ધામ તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડ સમારોહ યોજાઈ ગયો ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે કથાકાર મોરારી બાપુની ઉપસ્થિતિમાં ગયા ગુરૂવારે બારમો સંતવાણી એવોર્ડ સમારોહ યોજાઈ ગયો

આ પ્રસંગે વિયાર સંગોષ્ઠીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા વક્તાઓને પોતાના વિયાર રજૂ કર્યા હતા ભારતીય તટરક્ષક દળ દ્વારા ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક નવતર પ્રયોગના ભાગરૂપે એકસો એકોતેર માછીમારોને વિવિધ વિષયો ઉપર તાલીમ આપવામાં આવી હતી માછીમારોને વિવિધ વિષયો જેવા કે જીવન સુરક્ષા જૈકેટ સલામતીના સાધનો સહિત બાયોમેટ્રીક કાર્ડ સાથે રાખવું બોટ લાયસન્સ તથા જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અંગે માહિતગા કરવામાં આવ્યા હતા અને તેઓને તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

સી સી આઈ

ગુજરાતે ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ આપી હતી